રાષ્ટ્રપતિએ મધ્યપ્રદેશમાં રાજ્ય કક્ષાના આદિજાતિ સંમેલનને સંબોધન કર્યું આપણા આદિજાતિ ભાઇ બહેનોને આધુનિક વિકાસમાં ભાગીદારીનો લાભ મળે તે સુનિશ્વિત કરવા અનુરોધ કર્યો પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના હેઠળ આગામી છ વર્ષમાં પ્રાથમિક સ્તરથી લઈને તમામ શ્રેણીની આરોગ્ય સેવાઓ મજબૂત બનાવાશે ગુજરાત સરકારે યાત્રાળુઓની સુવિધા માટે રાજ્યના વિવિધ યાત્રાધામોને હેલીકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યકત કરી છે રાજસ્થાન સરકારે રાજસ્થાન ફરિયાણા મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવતા લોકોને કોરોનાનો નગેટિવ રિપોર્ટ લાવવાનું ફરજિયાત બનાવ્યું છે પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા યૂંટણીનો પ્રચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનૌષધિ દિવસની ઉજવણી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા જનૌષધિ કેન્દ્રનો વધુ ઉપયોગ કરવા નાગરિકોને અપીલ કરી હતી

શ્રી મોદીએ કહ્યું કે જનઔષધિ કેન્દ્રો તબીબી સારવારનો ખર્ચ ઘટાડવાની સાથે સાથે યુવાનોને માટે રોજગારની તકો પૂરી પાડે છે

આ પ્રસંગે નોંધપાત્ર કામગીરી કરનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા પ્રધાનમંત્રીએ અમદાવાદના રાજુ સહિત જનઔષધિ કેન્દ્રોના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો

રાષ્ટ્ર પતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સિંગોરગઢ કિલ્લાના વિકાસ અને નવીનીકરણના કાર્યનો શિલાન્યાસ કર્યો

રાષ્ટ્રપતિએ રાજ્ય કક્ષાના આદિજાતિ સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું કે સાથે મળીને આપણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે આપણા આદિજાતિ ભાઇ બહેનોને આધુનિક વિકાસમાં ભાગીદારીનો લાભ મળે મહિલા સશ્કિતકરણની વાત કરતાં તેમણે જણાવ્યું કે આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે એક વિશેષ યોજના છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણાં અને વિકાસ નિગમ આ યોજના હેઠળ રાહત દરે આર્થિક સહાય પૂરી પાડે છે આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ પણ હાજર રહ્યા મોદી કેવડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝડપથી બદલાઈ રહેલી ટેકનોલોજી અનુરૂપ ભવિષ્યની જરૂરિયાતો મુજબ સજ્જ થવા ભારતીય સૈન્યને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ગુજરાતના કેવડિયા ખાતે આયોજિત કમાન્ડન્ટ પરિષદના સમાપન સમારોહને સંબોધતાં શ્રી મોદીએ વર્ષોથી યાલી આવતી આજના સમયમાં અપ્રસ્તુત હોય તેવી પરંપરા અને વ્યવસ્થાને બંધ કરવા જણાવ્યું છે

હર્ષવર્ધન પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના હેઠળ આગામી છ વર્ષમાં પ્રાથમિક સ્તરથી લઈને તમામ શ્રેણીની આરોગ્ય સેવાઓ મજબૂત બનાવાશે

ભારત સરકાર નાગરિકોના આરોગ્ય અને સુખાકારી પ્રત્યે પ્રતિબદ્ધ છે તેમ જણાવીને શ્રી હર્ષવર્ધને કહ્યું કે આ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે તેમણે ભારતની આયુર્વેદ યુનાની જેવી પારંપારિક ચિકિત્સા પદ્ધતિમાં વૈજ્ઞાનિક ઢબે વધુ સંશોધન ઉપર ભાર મૂક્યો હતો વિજય રૂપાણી અંબાજી ગુજરાત સરકારે યાત્રાળૂઓની સુવિધા માટે રાજ્યના વિવિધ યાત્રાધામોને હેલીકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યકત કરી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરી છે

તે માટે ઉચ્યસ્તરીય કમિટીની બેઠક આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે યોજાશે

રાજય સરકારે એક ઉચ્યસ્તરીય બેઠકમાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે આ નિર્ણય લીધો હતો આ પ્રતિબંધ મહારાષ્ટ્ર અને કેરળથી આવતા મુસાફરો માટે પહેલેથી જ છે ગુહ્ વિભાગે મોડી રાત્રે આ સંદર્ભે આદેશો જારી કર્યા છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યના સરહદી વિસ્તારોમાં કોવિડ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને એક પત્ર જારી કર્યો છે જેમાં પાડોશી રાજ્યોની સરહદો પર ચેકપોસ્ટ બનાવીને કોરોનાના નેગેટિવ રિપોર્ટને તપાસવા નિર્દેશ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી અશોક ગેફલોતે કહ્યું છે કે માર્ચની શરૂઆતથી રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે તેમણે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે

ચૂંટણી પ્રચાર પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરળ અને પુફુચેરીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે કોલકતામાં વિશાળ જનસભાને સંબોધિત કરશે શ્રી મોદીની આ રેલી સાથે જ ફેબ્રુઆરીમાં શરૂ થયેલી પરિવર્તન યાત્રા સમાપ્ત થશે

પશ્ચિમ બંગાળમાં આઠ તબકકામાં યૂંટણી યોજાશે

અદ્યતન સુવિધાઓ અને આરોગ્ય સંભાળના ઉપક્રણો ધરાવતી આ હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપશે આ હોસ્પિટલમાં બિલ માટેનું કાઉન્ટર રખાશે નહીં

આ વિસ્ફોટથી ધણા મકાનો અને વેપાર એકમોને ખાસ્સુ નુકસાન થયું છે હજી સુધી કોઈ ઉગ્રવાદી જૂથે આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી અભિનેતા નિધન પીઢ મરાઠી અભિનેતા શ્રીકાંત મોધેનું પુણેમાં અવસાન થયું છે

તેમને પ્રભાકર પણશીકર રંગભૂમિ જીવનગૌરવ પુરસ્કાર મહારાષ્ટ્ર રાજ્ય સાંસ્કૃતિક પુરસ્કાર સહિત ધણા પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા

વી સિંધુએ સ્વીસ ઓપન ટ્રર્નામેન્ટમાં મહિલાઓની સિંગ્લસની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે